ભારે તાપમાનને કારણે કચ્છ બેઠક માટે વહેલી સવારે મતદારોચે મતદાન કરવાનું પસંદ કર્યુ હતું બપોરના સમયે મતદાન મથકો સુમસામ જોવા મળ્યા હતા

જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે સમગ્ર જીલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે અને ક્યાય કોઈ જગ્યા એ આચાર સંહિતા ભંગની કોઈ ફરિયાદ નોંધાઈ નથી

મતદાન સંપન્ન થઇ ગયા બાદ બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરાયા હતા અને શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ જનતાનો આભાર માન્યો હતો

રાજ્યમાં દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટજી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

મતદાન ભાજપમાં લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવ્યા હતા અને અમદાવાદના રાશીપ વિસ્તારની એક શાળામાં મતદાન કર્યું હતું લોકશાહીના પરમ તહેવાર સમાન ચૂંટણીયાં તમામ નાગરિકને મતદાન અચૂક કરવા તેમણે અપીલ કરી હતી ત્રાસવાદનો મુકાબલો કરવા માટે વોટર આઇ ડી

ગુજરાત ભાજપમાં આગેવાન તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પોતાનું મતદાન કર્યું હતું